પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

એસ એફ સી એ જે ખેડૂતોને ઓછૂ ખાતર મળ્યું હોય તેમને ઘટતું ખાતર આપવાની જાહેરાત કરી જ્યાં સુધી પુરેપુરૂ વજન ન થાય ત્યાં સુધી વેચાણ સ્થગિત રખાયું

એસ એફ સી દ્વારા ખેડૂતોને અપાતા ખાતરના વજન અંગે થયેલા વિવાદ બાદ કંપનીના એમ

સુજીત ગુલાટીએ જણાવ્યું છે કે એક અઠવાડિયાની અંદર વજનની ચકાસણી કર્યા બાદ જ ખાતર વિતરણ શરૂ કરાશે જે ખેડૂતોને ઓછુ ખાતર મળ્યું હોય તેમને ઘટતું ખાતર આપવામાં આવશે

જે એક અઠવાડીયાની અંદર રિપોર્ટ રજૂ કરશે

એટલે પેકિંગ દરમ્યાન ઘટાડો થવાની શક્યતા છે આ ઉપરાંત વજનમાં થયેલો ઘટાડો ખાતરમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટવાના કારણે હોઇ શકે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવેથી બેગના પેકીંગ બાદ વજન માપવા નવી ટેકનોલોજી વપરાશે

હેઠળ પ્રવેશ જાહેર કરેલા વિદ્યાર્થીઓના દસ્તાવેજ અપલોડ કરવાનું કામ બાકી હોવાના કારણે શાળાઓને વધુ મુદત આપવામાં આવી છે

એવોર્ડ માટે નોમિનેશન આવકારવામાં આવી રહ્યા છે વ્યાપાર ધંધા કે પોતાના રોજીંદા કામ સાથે કંઇક નવી શોધ કે અનોખું કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થા આ જી

એવોર્ડ માટે પોતાનું નામ નોંધાવી શકે છે

એસ

ડોટ ઇન ઉપર ઓનલાઇન નામ નોંધાવી શકાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે તેઓ આજે ઉજજૈનમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે

મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર ઉજૈન બેઠકો માટે ભાજપના પ્રચાર અભિયાનમાં જોડાવાના છે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ આજથી મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રવાસે જશે અને મધ્યપ્રદેશના લોકસભાના વિવિધ મતવિસ્તારમાં પક્ષના પ્રચારકાર્યમાં ભાગ લેશે ઓડીશામાં તાજેતરમાં ત્રાટકેલા ફણી વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે જાહેર કરેલી પ કરોડ રૂપિયાની સહાયનો ચેક ઓડીશાના મુખ્યમંત્રીને અર્પણ કરાયો છે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઇકાલે ભુવનેશ્વરમાં મુખ્યમંત્રી નવીન પટનાયકને ગુજરાત સરકાર દ્વારા અપાયેલ પ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ઓડીશામાં રાહત અને પુનર્વસન કામગીરીમાં મદદરૂપ થવા રાજ્ય સરકારે મુખ્યમંત્રીના રાહતભંડોળમાંથી પાંચ કરોડ રૂપિયાની સહાય આપી છે ભાવનગર ખાતેની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સી

દ્વારા વિકસાવેલી મોબાઇલ આર

બસ ઓડીશામાં ફણી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી છે

પાણી શુદ્ધ કરવા માટે જરૂરી ઉર્જા બસના ઇંધણમાંથી વાપરવામાં આવે છે આ પહેલા પણ આ બસ દ્વારા કુદરતી આપત્તીમાં વિવિધ રાજ્યોમાં શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે રાજકોટની એ વી પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટ ખાતે સમગ્ર રાજ્યના ટેકનીકલ અધ્યાપકો માટે પ્રાયોગિક તાલીમ યોજાઇ ગઇ ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તાલીમ કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં ઇન્ડસ્ટ્રીઝના તજજો દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી જેમાં ટેકનીકલ અધ્યાપકોને કોમ્પ્યૂટર વિભાગમાં નેટવર્ક એડમિનિસ્ટ્રેશન અને ઇલેક્ટ્રીકલ વિભાગમાં કંટ્રોલ પેનલ વાયરીંગના વિષયો અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી

આ અધ્યાપકો પોતાની સંસ્થાના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપી શકે તેવા હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ રાધા રમણ દેવ મંદિર વ્યવસ્થાપન સમિતીની સામાન્ય ચૂંટણીમાં કુલ સાતમાંથી પાંચ બેઠકો પર આચાર્ય પક્ષનો વિજય થયો છે

મંદિર વ્યવસ્થાપન સમિતીની સામાન્ય ચૂંટણીમાં સંતો અને હરિભક્તોએ મતદાન કર્યું હતું

જૂનાગઢ રેન્જ આઈ જી પી સુભાષ ત્રિવેદીએ ગઇકાલે પત્રકારોને આ માહિતી આપી હતી

સાંજે સાડા સાત વાગ્યાથી પ્રથમ મેચનો પ્રારંભ થશે દર્શકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે ઝાલાવાડ રોયલ હાલાર હીરોઝ સોરઠ લાયન્સ કચ્છ વોરીયર્સ અને ગોહિલવાડ ગ્લેડીએટર વચ્ચે મુકાબલો થશે પ્રથમવાર યોજાનારી આ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમનારા ચેતેશ્વર પૂજારા જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ ભાગ લેનાર છે

અધિકારી ધીરજ મલ્હોત્રાએ ઉપસ્થિત ખેલાડીઓ તથા ટીમના સંચાલકોને સ્પર્ધા ભ્રષ્ટાચાર મુક્ત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું તથા બીસીસીઆઈના નિયમોની જાણકારી આપી હતી

તેમજ હાલ નાના બાળકોનું વેકેશન છે ત્યારે ગુજરાત સહિત મહારાષ્ટ્રમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે

ઉદ્યાનમાં તમામ પ્રકારની વનસ્પતિઓ હોવાથી વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શ સાબિત થઇ રહ્યું છે